આજે ગાઝીપુર છાત્ર હોશંગાબાદ પાલી અને મુંબઇઉત્તર લોકસભા મતવિસ્તારના ભાજપના કાર્યકરો સાથે નમો એપ દ્વારા સંવાદ કરતાં પ્રધાનમંત્રીએ આ મુજબ જજ્ઞાવ્યું હતું તેમણે આક્ષેપ કર્યો કે અગાઉના કોંગ્રેસના શાસન વખતે મધ્યપ્રદેશ બીમારૂ રાજય તરીકે ઓળખાતું હતું પણ શિવરાજસિંહ ચૌહાણ સરકારે અસાધારણ કામગીરી કરી છે પ્રધાનમંત્રીએ કહ્યું કે મધ્યપ્રદેશ સરકાર સબકા સાથ સબકા વિકાસ મંત્ર સાથે ચાલી રહી છે

તેમણે કહ્ય કે પૂરતી તબીબી સ્રવિધા અને સલામતી પૂરી પાડવાને સરકાર ટોચની અગ્રતા આપશે

કહોલીએ વિજયા દશમીના પાવન પર્વ નિમિત્તે ગુજરાતના સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે રાજ્યપાલશ્રીએ તેમાન શુભ સંદેશમાં જજ્ઞાવ્યું છે કે વિજયા દશમી પર્વ પરમ શ્રદ્ધા અને હર્યોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે આ પર્વ અસત્ય પર સત્ય અને આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું ઘોતક છે વિજયા દશમી પર્વ સમાજમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને પરસ્પર ભ્રાતૃભાવને વધુ દેઢ બનાવશે

જિલ્લાના રામ મંદિરો ખતે આજે વિશેષ પુજન મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે દર્શનાથીઓ વહેલી સવારથી જ દર્શનાર્થે ઉમટી રહયા છે આજે સાંજે જિલ્લામાં ભૂજ નજીકના માધાપર નખત્રાણા ગાંધીધામ સહિતના સ્થળોએ રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

જિલ્લા મથક ભુજ સહિત જિલ્લાના નાના મોટા ગામ શહેરમાં લોકો વહેલી સવારથી જ ગાંઠિયા જલેબી માટે કતારો જોવા મળી હતી

આ બેઠકમાં જિલ્લા કલેકટર સુશ્રી રેમ્યા મોહને પ્રવર્તમાન સંદર્ભે કાર્યાન્તિક પાછી યોજનાઓમાં વીજપુરવઠાના કારણે કોઈ વિલ્લેપ ન સર્જાય તે બાબતે તકેદારી રાખવા પાછી પુરવઠો અધિકારીઓ કર્મચારીઓ તેમજ સંબંધિત જવાબદારોને સતર્કતા માટે સુચના આપી હતી